વાનના ચાલકે બેદરકારીથી વળાંક લેતા સ્કુલવાનનો દરવાજો ખુલી જતા ત્રણ બાળકો નીચે પટકાયા હતાં જેમાં એક વિદ્યાર્થીનીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે દરમ્યાન આ ઘટનાને પગલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અગ્રસચિવે તપાસના આદેશ આપ્યાં છે

ભારત અને વિદેશમાં યોગની પહોંચ વધારવા મીડિયાની સકારાત્મક ભૂમિકા અને જવાબદારીને બિરદાવતા મંત્રીએ જણાવ્યું હતું કે માહિતી અને પ્રસારણ મંત્રાલયે યોગનાં સંદેશને ફેલાવવા મીડિયાનાં યોગદાનને બિરદાવવા ચાલુ વર્ષથી પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન એવાયડીએમએસનું આયોજન કર્યું છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક અને સંકળાયેલા મીડિયા ગૃહોને એનાયત થશે ત્રણ શ્રેણીઓ હેઠળ તેત્રીસ સન્માન એનાયત થશે

સન્માનોની જાહેરાત થશે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન એવાયડીએમએસ સમારંભની અનુકૂળ તારીખ પાછળથી નક્કી કરવામાં આવશે

યોગ મહેસાણા મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ચડાસણા ગામમાં ઉમેશ્વરી સર્વ વિદ્યાલય ખાતે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલયના ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય પાલનપુર દ્વારા યોગ વિશે લોગજાગૃતિ વધારવા આંતરરાષ્ટ્રીય યોગ દિનના અપ્રિમ પ્રચારના ભાગરૂપે વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કરો યોગ રહો નિરોગ ના સૂત્રનો સાર્થક કરવા તથા સહિયારા પ્રયાસમાં ગામના સરપંચ તેમજ અશ્રણી લોકો હાજર રહ્યા હતા વિવિધ યોગાસન સ્પર્ધા તેમજ યોગ પર આધારિત પ્રશ્નમંચ સ્પર્ધાના વિજેતોને ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય પાલનપુર દ્વારા ઈનામ આપી પૂરસ્કૂત કરવામાં આવ્યા હતા

આ યોગની તાલિમ લેવા માટે શિક્ષકોઆંગણવાડી વર્કરોહોસ્પિટલના દર્દીઓ સહિત ગ્રામિણ વિસ્તારના લોકો પણ આવી રહ્યા છે આ સાથે દમણની અનેક ગ્રામ પંચાયતોમાં પણ યોગની તાલિમ આપવામાં આવી રહી છે

જ્યારે મતદાન પાંચમી જુલાઇએ સવારના નવથી સાંજના ચાર વાગ્યા સુધી યોજાશે મતગણતરી પાંચમી જુલાઇએ સાંજે પાંચ વાગે થશે ભારતના ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યસભા સહિત દરેક ગુહની પેટા ચ્રૂંટણી માટે ખાલી પડેલ બેઠક અલગ અલગ ગણાતી હોઇ દરેક બેઠક માટે અલગઅલગ જાહેરનામ બહાર પાડેલ બે અને દરેક બેઠક માટે અલગ રીતે મતદાન યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના શ્રી અમિત શાહ અને સ્મૂતિ ઇરાની લોકસભામાં ચૂંટાતા રાજ્યસભામાંથી રાજીનામુ આપતા પેટાચૂંટણી યોજવામાં આવી છે

મુખ્યમંત્રીશ્રીએ આ યુવા તાલીમી અધિકારીઓને ગુજરાતની સુદ્રઢ કાયદો વ્યવસ્થા સી સી ટી વી સર્વેલન્સ નેટવર્ક સાયબર સિકયુરિટીમાં અઘતન તકનીક વિનિયોગ અને ડ્રોન ટેકનોલોજી સહિતના આયામોની વિસ્તૃત સમજ આપી હતી

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી રક્ષાશકિત યુનિવર્સિટી જેવી વર્લ્ડ કલાસ યુનિવર્સિટીઓ અને ગૂનાખોરી ડામવા ગૂના સંશોધન નિયંત્રણ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનો ગુજરાતનો પ્રયોગ દેશ અને દુનિયામાં આકર્ષણ બન્યો છે તેની પણ ભૂમિકા આપી હતી

હૈદરાબાદની નેશનલ પોલીસ એકેડમીમાં આર આર

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા કિનારાની મુલાકાત લઇ નર્મદાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને નર્મદામાં વધુ પાણી છોડવા સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે સરકારે દર અમાસે અને પ્રનમે નર્મદામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે

ખાસ અહેવાલ હવે સાંભળીએ નદીના પાણીનો સંગ્રહ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ દમણ ગંગા હેઠળ ડાંગ જિલ્લાની કામગીરી અંગેનો ખાસ અહેવાલ

છાત્રાલયના પ્રારંભથી આદિવાસી બાળકોને આધુનિક સુવિધાઓ સાથે સંસ્કાર સિંચનનું કાર્ય પણ થઇ રહ્યું છે તેમ જજ્ઞાવી રાજ્યપાલ શ્રી ઓ

કોહલીએ આદિવાસી સમાજને આત્મનિર્ભર બનાવવા ઉપર પણ ભાર મુક્યો હતો

વિશેષ શણગારેલા ગાડાઓમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્ર બેસીને જળયાત્રામાં સાબરમતી નદીના ભૂદરમા માટે આવી પહોંચ્યા હતાં ત્યારબાદ ભગવાન જગન્નાથની જળયાત્રા નીજ મંદિર પરત ફરી હતી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડુ મોડી રાત્રે કચ્છના દરિયાકિનારે ટકરાવાની સંભાવના છે જો કે તેની તીવ્રતા ઘટી ગઇ છે કચ્છ જિલ્લા વહીવટીતંત્ર સાબદું થયું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે પણ વરસાદ થયો છે ઉત્તરગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં વાયુના વાવાઝોડાના ડિપ્રેશનના પરિણામે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓને મુખ્યમથક નહી છોડવા જિલ્લા વહીવટીતંત્રે સૂચના આપી છે

ડી આર એફ ની ટીમ પણ બનાસકાંઠા પહોંચી છે દ્વારકાના ઓખા બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ઓખામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બેડમિન્ટન રાજકોટ ખાતે તાજેતરમાં પ્રથમ વખત યોજાયેલી ઓપન ગુજરાત બેડમિન્ટન ટ્રનમિન્ટમાં સૌથી વ્ધ મેડલ મહેસાણાના ફાળે રહ્યા હતા

ગુજરાત રાજ્યમાં સૌથી વ્ધુ મેડલ સાથે મહેસાણા પ્રથમ રહ્યું હતું